પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે કોરોના વાયરસની મહામારીનો સંયમ અને સંકલ્પથી મુકાબલો કરવાનું જણાવતાં પ્રધાનમંત્રી દેશવાસીઓને કરેલા સંબોધનમાં રવિવારે જનતા કર્ફયું પાળવા કરેલો અનુરોધ

નિર્ભયા સામુહિક દુષ્કર્મ કેસના ચારેય આરોપીઓને આજે વહેલી સવારે

પ્રધાનમંત્રીએ ગઇકાલે રાત્રે કોરોના વાયરસ સંદર્ભે જાહેર જનતાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે કોરોના મહામારીનો સંથમ અને સતર્કતાથી સામનો કરવો જોઇએ અને સૌ નાગરીકોએ તેના માટે તૈયાર રહેવું જોઇએ

તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી દિશા નિર્દેશોનું પાલન કરીશુ સાથે સાથે એક સંકલ્પ લેવાનો છે કે આપણે સ્વયં સંક્રમિત થવાથી બચીશુ અને બીજાને પણ સંક્રમિત થવાથી બયાવીશું તેમણે આ વૈશ્વિક મહામારી માટે આપણે સ્વસ્થ તો જગ સ્વસ્થનો મંત્ર આપ્યો હતો

પ્રધાનમંત્રીએ આ મહામારીના મુકાબલા માટે સંકલ્પ અને સંયમ અપનાવવા અને વરિષ્ઠ નાગરિકોને કારણ વગર ઘરની બહાર નહીં નિકળવા આ રીતે અપીલ કરી

ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સુરતમાં એક મહિલા અને રાજકોટમાં એક યુવાનના કોરોના વાયરસના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે આ બંન્ને વ્યકિતઓ તાજેતરમાં જ વિદેશથી ભારત પરત ફરેલ છે

તેમના પરિવારના અન્ય સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા તેમના રહેણાંકની આજુબાજુ રહેતા નાગરીકોની આરોગ્ય સુરક્ષા સંબંધિત પગલા લેવામાં આવ્યા છે

અને લોકોને એકઠાં નહી થવા જણાવાયું છે

જોકે દેવસ્તાન ટ્રસ્ટો દ્વારા ઘર બેઠા સોશ્યલ મીડીયાના માધ્યમથી દર્શન અને આરતીનો લાભ લઇ શકાય તેવા વ્યવસ્થા કરાઇ છે ભકતો ઓનલાઇન દર્શન લાઇવ આરતી અને અભિષેક ના વિડીયો વેબપેજ પર જોઇ શકાશે ગઇકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કોરોના સંદર્ભે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે રાજ્યની સરકારની સેવામાં વિવિધ સંવર્ગમાં ભરતી માટેની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકુફ રખાઇ છે

તકેદારીના ભાગરૂપે મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ કરાઇ છે

દરમ્યાન કોરોનાના કારણે માસ્ક અને સેનેટાઇઝરની મોટા પ્રમાણ ઊભી થયેલી માંગ સામે કેટલાક વેપારીઓ દ્વારા માસ્ક અને સેનેટાઇઝરના વધુ ભાવ લેવાતા હોવાનું જાણ થતા વહીવટીતંત્ર દ્વારા રાજ્યભરમાં ચેકીંગ શરૂ કરાયુ છે રાજ્યના મોટા શહેરોમાં દવાઓની દુકાનની તપાસમાં માસ્ક સેનેટાઇઝરની કાળાબજારી કરતા વેપારીઓ સામે કડક પગલા લેવાયો છે

વહીવટીતંત્ર દ્વારા લોકોને અફવાઓથી ન ગભરાવવા અપીલ કરી છે

કોરોના રેલ્વે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સાવચેતીના ભાગરૂપે અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર આજથી થર્મલ સ્ક્રિનીંગ શરૂ કરાયું છે રેલ્વે વહિવટી તંત્ર દ્વારા કોરોનાને લઇને સ્વચ્છતા વધારવામાં આવી છે મુસાફરોની ઓછી થયેલી સંખ્યાના પગલે કેટલીક ટ્રેનો રદ્દ કરાઇ છે

રાજય સરકારોને આ અંગે પગલાં લેવા સૂચવ્યું છે જો કે જાહેર સેવકો સરકારી કર્મચારીઓ અને તબીબી કર્મચારીઓને તેમાં છુટ આપી છે

ખાનગી અને સરકારી ક્ષેત્રના લોકોને શક્ય હોય તો ઘેર બેઠા કામની પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો છે નિર્ભયા નિર્ભયા સામુહિક દુષ્કર્મ કેસના ચારેય આરોપી પવન ગુપ્તા વિનય શર્મા અક્ષય ઠાકુર અને મુકેશ સિંહને આજે સવારે દિલ્ફીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી ગઈકાલે દિલ્ફી વડી અદાલતે સજા મુલતવી રાખવાની આરોપીઓની છેલ્લી અરજીને નકારી કાઢી હતી

આ કેસમાં એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરીફ હતી તથા એક અન્ય કિશોર આરોપીને ત્રણ વર્ષ બાદ બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો તિહાર જેલમાં પહેલીવાર એક સાથે યાર આરોપીઓને ફાંસી આપવામાં આવી છે નિર્ભયાના માતા પિતાએ જણાવ્યું કે આ સજા ભવિષ્યમાં અપરાધીઓ માટે એક શીખ બનશે તેઓએ નિર્ભયા તથા દેશની લાખો મહિલાઓને ન્યાય આપવા માટે ભારતીય ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો કોર્ટ જાડેજા ગૃહ અને કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં આધુનિક ટેકનોલોજીથી ન્યાયતંત્રને વધુ સુ સજ્જ કરાશે ગુજરાત વિધાનસભામાં પોતાના વિભાગની માગણીઓ ઉપરની ચર્ચાનો જવાબ આપતાં શ્રી જાડેજાએ જણાવ્યું હતુ કે કોર્ટોનું ડીજીટાઇઝેશન કરીને સીસીટીવી કેમરાથી સજ્જ કરવામાં આવી રહી છે રાજ્યના તમામ જિલ્લામાં જ્યુડીશ્યલ કોર્ટ કાર્યરત કરવામાં આવી છે જ્યારે રાજકોટમાં આધુનિક કોર્ટના નિર્માણ માટે ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે